કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્ર ફસ્તકના પાંચ એકમોમાંથી સરકારી મૂડીરોકાણ પાછુ ખેંચવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે લેહ ખાતે સોવા રીગ્પા રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવા મંજૂરી આપી છે

રાષ્ટ્રપતિ પદનું રક્ષણ મળવાના કારણે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતબાયા રાજપક્ષેને એક અદાલતી કેસમાં દોષમુક્ત જાહેર કરાયા છે

પીસ્તોલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે

આર્થિક બાબતો માટેની કેબિનેટ સમિતિએ ભારત પેટ્રોલિયમ શિપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રીક પાવર કોર્પોરેશન લિમિટેડ અને તેહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન આ પાંચ જાહેર સાહસોમાંથી સરકારી હિસ્સો પાછો ખેંચવાની દરખાસ્તને બહાલી આપી છે ગઈકાલે આર્થિક બાબતો માટેની કેબિનેટ સમિતિની બેઠક બાદ નિર્મલા સિતારમણે કહ્યું હતું કે આસામની ન્યુમાલીગ રિફાઈનરીનું વિસર્જન કરવામાં આવશે નહીં તેમ છતાં ખાનગીકરણ કરતાં પહેલાં તેને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાંથી છુટી પાડીને એક સ્વતંત્ર સાર્વજનીક સંસ્થાની રચના કરાશે

બાંધકામની શરૂઆતથી જ પ્રોજેક્ટ અમલની દેખરેખ રાખવા નિદેશકનું પદ રચવાની પણ મંજરી આપી છે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચવા અને લદ્દાખની મૂળ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે લેહ ખાતે સોવા રિગ્યાની સ્થાપના કરીને સારવારની સોવા રિગ્યા પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે

સંસ્થા વિદ્યાર્થીઓને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તક પૂરી પાડશે સોવા રિગ્યા ભારતના હિમાલય ક્ષેત્રની એક પારંપરીક સારવાર પદ્ધતિ છે જે સિક્કિમ અરૂણાયલ પ્રદેશ દાર્જીલીંગ હિમાયલ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને સમગ્ર ભારતમાં પ્રયલિત છે

સુચિત વિઘેયક કોઈપણ જહાજ રિ સાયકલિંગ માટે લાવવામાં આવેલો હોય કે નહીં પણ તેની ઉપર પર્યાવરણને નુકસાન કરે તેવી સામગ્રી રાખવા કે તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ અને નિયંત્રણ સૂચવે છે સૂચિત ધારો અમલમાં આવતા જ નવા તૈયાર થનાર જહાજોને તે લાગુ પડશે જ્યારે વર્તમાન જહાજોને પર્યાવરણને લગતી બાબતોનું પાલન કરવા પાંચ વર્ષનો સમય અપાશે જોકે યુદ્ધ જહાજો અને સરકાર દ્વારા ચલાવવામાં આવતા વેપારી હેતુ વગરના જહાજોને આ નિયમો લાગુ પડશે નહીં

રામન્નાના વડપણ હેઠળની બેન્ચે વહીવટીતંત્ર તરફથી કેસ લડતા સોલીસીટર જનરલ તુષાર મહેતાને આવો નિર્દેશ આપ્યો હતો અદાલતે જણાવ્યું છે કે નિયંત્રણોને પડકારતી અરજીમા પક્ષકારે વિસ્તૃત રીતે પોતાની દલિલો રજૂ કરી છે અને તેના દરેક પશ્નનો જવાબ આપવો જોઇએ ઉલ્લેખનીય છે કે સર્વોચ્ય અદાલત લોકોની મુક્ત હેરફેર અને પ્રસાર માધ્યમો ઉપર મુકાયેલા નિયંત્રણનો લગતી બે અરજીઓની સુનાવણી કરી રહી છે

એસ પાંડેની ધરપકડ કરી છે લખનૌના ગોમતીનગર પોલીસ મથકમાં આ અંગેની પોલીસ ફરીયાદ થઈ છે

ગઈકાલે ગૌતમબુદ્વ નગરમાંથી પાંચ વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી

પગાર ચૂકવણીની રકમમાં વિસંગતતા જણાતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કેસમાં કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો માહિતી વિભાગના સલાહકાર એસ

ત્રિપાઠીએ આકશવાણીને જણાવ્યું હતું કે ભુષ્ટાયાર સામે કડક કાર્યવાહી કરવાની રાજ્ય સરકારની નીતિના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે

દરમ્યાન ઝારખંડની મુલાકાતના બીજા દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાના વડપણ હેઠળની યૂંટણી પંચની સમિતિ આજે રાંચીમાં અગ્રસચિવ પોલીસ વડા અને અન્ય સંસ્થાઓના વડાઓ સાથે મળીને વિધાનસભાની યોજાનારી ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે ચૂંટણી પંચની સમિતિએ ગઈકાલે વિવિધ રાજકીય પક્ષોના અને વહિવટી તંત્રના પ્રતિનિધિઓ સાથે મંત્રણાઓ કરી હતી

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્યન અને રજનીકાંતે આ મહોત્સવના આરંભની જાહેરાત કરી હતી આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન સમારંભ વખતે અભિનેતા રજનીકાંતને આઈકોન ઓફ ધ જ્યુબિલી એવોર્ડ અર્પણ કરાયો હતો ઉદઘાટન સમારંભમાં શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે સરકાર દેશમાં ફિલ્મના શૂટિંગ માટે જરૂરી બધી જ મંજુરીઓ સિંગલ વિન્ઠોઝ સિસ્ટમ દ્વારા આપવાની તૈયારી કરી રહી છે આના પરિણામે આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ ભારતમાં શુટિંગ કરવા આકર્ષાશે

ખાસ વડી અદાલતે શ્રી રાજપક્ષે સંરક્ષણ સયિવ હતા ત્યારે બી એ રાજપક્ષે સંગ્રહાલયના નિર્માણ માટે સરકારી ભંડોળમાં ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ હતો અદાલતે રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષેનો પાસપોર્ટ પરત કરવાનો પણ આદેશ આપ્યો છે

દરમ્યાન આજે સવારે યોજાયેલા ખાસ સમારંભમાં છ નવા ગર્વનરોએ રાષ્ટ્રપ્રમુખ સામે શપથ ગ્રહણ કર્યા હતા આ અગાઉ રાષ્ટ્રપ્રમુખના સચિવાલયે ભુતપૂર્વ ગર્વનરોને તેમના પદ પરથી ખસી જવાનો નિર્દેશ આપ્યો હતો

આજ સ્પર્ધામાં ભારતની યશસ્વીની દેસવાલ છઠ્ઠા સ્થાને રહી છે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુંદેરવા ખાંડ મીલની ક્ષમતા પાંચ હજાર ટન પ્રતિદિનની છે

તેમણે કહ્યું કે ગયા વર્ષની તુલનાએ આતંકવાદી સંગઠનમાં જોડાવવાનું કાશ્મીર યુવાનોનું પ્રમાણ આ વર્ષે ઘટ્યું છે તેમણે કહ્યું કે આતંકવાદીઓ હજી પણ કાશ્મીર ખીણમાં સામાન્ય જનજીવનમાં અવરોધ ઉભો કરવાના પ્રયાસ કરી રહ્યા છે જોકે પોલીસો તેમના પ્રયાસોને નિષ્ફળ કરવા સઘન કામગીરી કરી રહ્યા છે